સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સત્રમાં આઠ જેટલા સરકારી વિધેયકો પ્રસાર કરાશે

જી પીએસસી રાજય સરકાર દ્વારા નાયબ મામલતદાર અને સેકશન અધિકારી સહીતની જીપીએસસી પરીક્ષા આજે શાંતીપુર્ણ રીતે યોજાઇ હતી

પરીક્ષા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો

મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે વિદ્યા સંસ્કાર અને ધર્મનીતીની બાબતે રાજય સરકારનું વલણ હંમેશા ઉદાર રહેશે અમદાવાદ ખાતે જૈન વિદ્યા શાળાના ભૂમીશુપ્પિકરણ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ જૈન વિદ્યાશાળા સંકુલ આધ્યાત્મિક ચેતના જગવનાર બની રહેશે મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગ્રંથ વિમોચન પણ કર્યું હતું હુજ્જર હાટ કેન્દ્રિય કેબીનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી એ આજે અમદાવાદ ખાતે હન્નર હાટનું ઉદઘાટન કર્યું આ પ્રસગે શ્રી નકવીએ કહ્યું કે હુન્નર હાટ ભારતની સ્વદેશી ઉત્પાદકોની લુપ્ત થઇ રહેલી શાનદાર વિરાસતને જાનદાર બનાવવા માટેનું સશકત અભિયાન છે આ ફુન્નર હાટમાં દેશભરના ફસ્તકલાકારો શિલ્પકારો ભાગ લઇ રહથાં છે આ કાર્યક્રમમાં ફસ્તકલા પ્રદર્શન ઉપરાંત લોકસંગીત લોકનૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે ફાળી અમદાવાદના કલેકટર કે

નિરાલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા લોકોને અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે આ ફાળા ધ્વારા એકત્રિત થયેલી રકમ ધ્વારા સૈનિકો પુર્વ સૈનિકો શહીદોના પરીવાર સંતાનોને સ્કોલરશીપ દિકરી લગ્ત સહાય મકાન સહાય જેવી આર્થિક સહાય કરાય છે વીર સૈનિકોના સ્વમાનભેર જીવન નિર્વાહ કરી શકે તે હેતુથી આ ભંડોળ એકત્રિત કરાય છે કલેકટરશ્રીએ પ્રજાજનો યથાશકિત કાળો આપી સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની નંતિક જવાબદારી નિભાવવા સૌને અનુરોધ કર્યો છે દિવ્યાંગ કાર્યક્રમ રાજકોટ સ્થિત શ્રીરામફષ્ણ આશ્રમ ખાતે આજે દિવ્યાંગ બાળકો માટે રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું સેરેબ્રલ પાલ્સી રીહેબીલીટેશન સેન્ટરના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિ ઉપસ્થિત રહયાં હતા

બાદમાં દિવ્યાંગ બાળકો સાંસ્કૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું કાર્યક્રમના સમાપન પ્રસંગે શ્રી જયંતી રવિએ વિજેતાઓને ઇનામ અર્પણ કર્યા હતા

જામનગર મેનેથોન જામનગરમાં નૌકાદળ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મેરેથીન દોડનું આયોજન કરવામાં આવ્યું આઇએનએસ વાલસુરા ધ્વારા યોજવામાં આવેલા આ મેરેથોનલાખોટા તળાવથી પોલીસ હેડકવાર્ટર સુધીની હતી પ્લાસ્ટીક મુકત ભારત અને બેટી બયાવો બેટી પઢાવોના સુત્ર સાથે યોજાયેલ આ મેરેથોનમાં લગભગ સાડા ત્રણ ફજાર લોકોએ ભાગ લીધો હતો નૌકાદળના વિંગ કમાન્કર સી